જુદા જુદા પક્ષોના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા જુદી જુદી જગ્યાઓએ ચૂંટણી સભાઓ યોજી રહ્યા છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બાંકુરામાં કમલડાંગા ખાતે જાહેરસભાને સંબોધતાં જણાવ્યું કે લોકો કેન્દ્રમાં મજબૂત સરકાર ઈચ્છે છે આ ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો કે કેન્દ્રની યોજનાઓનો લાભ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા લોકોને પહોંચવા દેવાતો નથી રાજ્યના મુખ્યમંત્રી અને ત્રણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી આપુષ્યમાન ભારત યોજનાનો અમલ કરતા નથી રાજ્યના કર્મચારીઓને કેન્દ્ર પ્રમાણે મોંઘવારી ભથ્થું ચૂકવતા નથી શ્રી મોદી ઉત્તરપ્રદેશમાં આઝમગઢ જૌનપુર અને પ્રયાગરાજમાં ચૂંટણી સભા સંબોધશે ભાજપ પ્રમુખ અમીત શાહ શ્રાવસ્તી દુમારિયાગંજ સંત કબીરનગર અને સુલતાનપુરમાં સભા યોજવાના છે

કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં રોડ શો કરશે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સિધ્ધાર્થનગરમાં સભા યોજશે

આ અગાઉ ચાર જિલ્લાના પોલીસ અધિકારીઓને પણ પંચે સસ્પેન્ડ કર્યા હતા મતદાનના દિવસે વોટિંગ મશીન એક કમ્યુનિટી હોલમાં પડેલા મબ્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારીના અહેવાલના આધારે પંચે આ માટે જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કર્યા છે

જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રથમ તબક્કામાં છઠ્ઠી મેએ તેમને કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ તેઓ હાજર રહ્યા નહોતા

ત્રણ તબક્કાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સાડા ત્રણ હજાર કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી હતી

પદ્દઆ જંગલ વિસ્તારમાં સલામતિ દળો દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન તેમણે ગોળીબાર કરતાં જવાનોએ કાર્યવાહી કરી હતી

મૃતકો પાસેથી પાંચ બંદૂક જપ્ત કરી છે ગઈકાલે છત્તીસગઢમાં પણ કરાયેલી કાર્યવાહીમાં દાંતેવાડા જિલ્લામાં બે નક્સલવાદીઓને ઠાર કરાયા હતા

ચીનના કસ્ટમ વિભાગના વહિવટી બાબતોના નાયબ મંત્રી લીગુઓ અને ભારતીય વેપાર કૃષિ પશુપાલન અને અન્ન પ્રક્રિયા બાબતોના અધિકારીઓ તેમાં હાજર રહેશે ભારત દ્વારા ચીનના બજારમાં ભારતીય ઉત્પાદનોનું બજાર ઉભું કરી વેપાર ખાધ પૂરવા કરાયેલી રજુઆતના પગલે આ બેઠક યોજાઈ છે

આ ઉપરાંત મતદાનના દિવસે દીવ્યાંગોને વાહન તથા વ્હીલચેરની જરૂરીયાત માટે મોબાઇલ એપથી નોંધણી શરૂ કરી છે તેમણે કહ્યું કે હરિયાણામાં એક લાખ ચાર હજાર મતદાતાઓ દીવ્યાંગ છે આ ઉપરાંત ટપાલથી મળેલા મતને ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશનની સુવિધા પણ શરૂ કરી છે લશ્કરી અને અર્ધલશ્કરી દલોના મતદાતાઓને આ સુવિધા પૂરી પાડી છે પરિણામે તેઓ ફરજના સ્થળ પર જ મતદાન કરી શકશે

કપાટ વૈદિક મંત્રોના ઉચ્યારણ અને જરૂરી અનુષ્ઠાન સાથે ખોલવામાં આવ્યા આ પ્રસંગે મંદિરને કૂલોથી વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું ભગવાન શિવના પ્રથમ દર્શન માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઘણી ઠંડી હોવા છતાં કેદારનાથ પહોંચ્યા હતા

પંજાબ નેશનલ બેન્ક કેસના મુખ્ય આરોપી નીરવ મોદી સામે બે અબજ ડોલરની ગેરકાનૂની હેરફેરનો આરોપ છે

પી એલ

હવે દિલ્હીની ટીમ આવતીકાલે ચેન્નાઈ સામે બીજી ક્વોલીફાયર મેચ રમશે તેની વિજેતા ટીમ મુંબઈ સામે ફાઈનલ રમશે મંગળવારે ચેન્નાઈને હરાવી મુંબઈની ટીમે પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું

એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં તેણે જણાવ્યું કે પાકિસ્તાન આ અંગે સાચી માહિતી આપતું નથી અને કોઈ જ મોત નહીં થયાનું જણાવે છે

પોતાના સ્ત્રોતને ટાંકીને તેણે કહ્યું કે આ પાકિસ્તાની લશ્કરે ઘવાયેલાઓને શિન્કીયારી ખાતેના હરકત ઉલ મુજાફીદ્દીનના કેમ્પ પર લઈ જવાયા હતા ત્યાં પાકિસ્તાની લશ્કરના તબીબોએ સારવાર કરી હતી તેણે કહ્યું કે આ તાલીમી કેમ્પ પર પાકિસ્તાની લશ્કરનો કબજો છે અને ત્યાં મુજાહીદ બટાલિયનના કેપ્ટનનું નિયંત્રણ છે

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના સન્માનમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમનાં સંગીત શ્રવણ પ્રભાતફેરી અને તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી દિવસની શરૂઆત કરવામાં આવી અમારા કોલકાતાના સંવાદદાતા જણાવે છે કે રવિન્દ્રનાથ ટાગોરના જન્મ સ્થળ જોરાંસ્કો ઠાક્રવાડીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે પશ્ચિમ બંગાળ સરકારે આજે બપોર બાદ ગુરુદેવના માનમાં સંગીતના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે શાંતિ નિકેતનમાં પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે